પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

દેશના યુવાધન ખેડૂતો ગરીબ માછીમાર મધ્યમ વર્ગ લઘુ અને મોટા ઉદ્યોગકારો સહિત તમામને પ્રોત્સાહન મળે તે હેતુથી રીફોર્મ પરફોર્મ ટ્રાન્સફોર્મના સિદ્ધાંતથી કેન્દ્ર સરકાર કાર્ય કરી રહી છે કોરોના મહામારીના સમયમાં સરકારે જાહેર કરેલું રૂ

દેશમાં રોજગારીની વધુ તકો સર્જાઇ રહી છે આપણે સૌ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહ્ભાગી થઈએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીજી અને રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ભૂપેન્દ્ર યાદવ નું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં વર્ચ્યુઅલ રેલીમાં જોડાવા બદલ ઉત્તર અને દક્ષિણ ઝોનના કાર્યકર્તા મિત્રો અને શુભેચ્છક ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી લૉકડાઉન અફવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશીયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો યાલે છે તે માત્ર એક અફવા જ છે રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની વિચારણા કરતી નથી તેમ પણ મુખ્યમંત્રીશ્રી એ સ્પષ્ટ કર્યું છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓથી ગેરમાર્ગે દોરવાઈ નફી જવાની અપીલ કરી છે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરવાઈ જવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે તા

ઉદ્યોગ ધંધા રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોકડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકારની કોઈ જ વિચારણા નથી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુંગરડી ગામે તળાવમાં ડુબી જવાથી ચાર બાળકીઓના મોત નિપજ્યા છે અમારા દાહોદના પ્રતિનિધિ જણાવે છે કે એક જ કુટુંબની ચાર બાળકીઓ ઢોર ચરાવવા ગઇ હતી પરંતુ રાત્રે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી

આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જામનગરના કાલાવડ નજીક બાલંભડી ડેમમાં ન્હાવા પડેલા યુવાનનું ડુબી જતાં મોત નિપજ્યું છે